પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે કોરોના વાયરસનો સંગઠિત રીતે મુકાબલો કરવા સાર્ક દેશોના નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું આહવાન

ગુજરાતમાં કોરોના વાયરસના પ્રતિકાર માટે બે સપ્તાહ સુધી શાળા કોલેજ અને સિનેમા હોલ બંધ રાખવાનો નિર્ણય બોર્ડની પરીક્ષાઓ યથાવત રહેશે

કોરોના વાયરસના પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા એક સમાન વ્યુહરચના ઘડવા સાર્ક દેશોના સંગઠનની બેઠકનો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રીએ આ મુજબ અનુરોધ કર્યો હતો

શ્રી મોદીએ સાર્ક દેશોના સભ્ય દેશોના સ્વૈચ્છિક યોગદાનની મદદથી કોવિડ વાયરસની સમસ્યા ઉકેલવા માટે તાકીદનું ભંડીળ ઉભી કરવાની દરખાસ્ત રજુ કરી હતી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 પ્રધાનમંત્રીએ કહ્યુ કે પાડોશી દેશોને સહકારની નિતિ સમગ્ર વિશ્વમાં એક આદર્શ ઉદાહરણ બનવું જોઈએ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

જયારે બે વ્યકિતઓના મોત નિપજયા છે આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના ખાસ સચિવ સંજીવ કુમારે જણાવ્યું કે સરકાર ભારતીય નાગરીકો માટે કોરોના વાયરસની પ્રથમ અને બીજા તબકકાની તપાસ વિના મુલ્યે કરી રહી છે

આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડની સ્થિતિ અને ભારત સરકાર તેમજ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોનાના ફેલાવાને રોકવા લીધેલા પગલાંઓની વિગતો આપવામાં આવી હતી

કોરોના સમીક્ષા બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગઇકાલે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્યકક્ષાની બેઠકમાં રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી છે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતીરવિએ બેઠક બાદ જણાવ્યું હતું કે રાજયમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી બે અઠવાડીયા માટે બંધ રહેશે જો કે શિક્ષકો પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને હાજરી આપવાની રહેશે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજયમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે કામગીરી યથાવત રહેશે આ ઉપરાંત રાજયના સિનેમા ઘરો સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે રાજયમાં જાહેર સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો કોઇ વ્યકિત આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ધ્વારા લેવામાં આવશે રાજય સરકારે તમામ ધાર્મિક સંસ્થાનોને પોતાના મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ્ સુધી ના યોજવા અનુરોધ કર્યો છે

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિઠં જાડેજાએ જણાવ્યુ કે રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે સુરત શહેરના લિંબાયત રાંદેર વિસ્તાર માટે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય મહેસુલમંત્રી કૌશિકભાઇ પટેલ સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે તેમણે ઉમેર્યુ કે હવેથી આ વિસ્તારોમાં મિલકતનું વેચાણ કરતા પહેલા સુરત કલેકટરનીં પૂર્વ મંજૂરી લેવી પડશે આ નિર્ણયથી આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા મિલકતો પડાવી લેવાની પ્રવૃતિઓ પર અંકુશ આવશે અને નાગરિકોને શાંતિ સલામતીનો અહેસાસ થશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આથોજન કરવામાં આવ્યું હતું

ઉમેદવારો પરીક્ષા આપવા હોલ ટિકિટ સમય મુજબ પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકશે ગુજકેટની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે

ઓ જીએ આણંદ જિલ્લાના આક્લાવ પાસે ભેટાસી ગામ નજીક નકલી ખાતર બનાવાતું કારખાનું પકડી પાડ્યું છે

ઉલ્લેખનીય છે કે માલિક દ્વારા જુદા જુદા રંગો અને રસાયણનો ઉપયોગ કરીનકલી ખાતર બનાવતું હતું